પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચ છે

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી પટેલે ઉમેર્યું હતું કે આરોગ્ય પર્યટન અને ખેડૂતના ફાયદા અંગેના ત્રણ પ્રોજેકટનું ઈ લોકાર્પણ શ્રી મોદી કરવાના છે જેમાં બાળકોને હૃદયરોગની સારવાર મળે તેવી અલાયદી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અમદાવાદની યુ એન

ખેતી માટે દિવસ દરમ્યાન પૂરતી વીજળી ખેડૂતોને મળે તેવી કિસાન સૂર્યોદથ યોજના ના પ્રથમ તબક્કાનું ઈ લોકાર્પણ શ્રી મોદી કરવાના છે વન્ય જીવોની રંજાડનો ભય રાત્રે રહેતો હોવાથી દિવસે વીજળી આપવાની વાત ખેડૂતોની સલામતી માટે ઉપકારક બનશે ભાજપ નેતાઓનો યૂંટણી પ્રવાસ ગુજરાત ભાજપમાં ટોચના આગેવાન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે આવતીકાલે કચ્છ પહોચી રહ્યા છે તેઓ નલિયાના જંગલેશ્વર મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે તેમ ભાજપ મીડિયા સેલની યાદી જણાવે છે નલિયામાં જાહેરસભા બાદ શ્રી રૂપાણી ત્યાં યોજાયેલ પ્રબુધ્ધ નાગરિકોના મેળાવડામાં હાજર રહી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જિતાડવા અપીલ કરશે તો કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા પણ આવતીકાલે ગઢડા બેઠકની પેટાયૂંટણીનો પ્રચાર કરવા ત્યાં પહોચી રહ્યા છે ભાજપ ઉમેદવાર આત્મારામ પરમારની જીત માટે તેઓ જલાલપુર અને માંડવા ખાતે જૂથ બેઠકોને જ્યારે માંડવધાર દડવા અને પાટણા ખાતે જાહેરસભાને સંબોધશે

કોરોના કટોકટી વચ્ચે આ આંકડો ઉત્સાહજનક કહેવાય તેમ બજારના વર્તુળો જણાવે છે

અરજદારના માર્ગદર્શન માટે ઈ ગરવી ગ્જરાત

ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ઇ પેમેન્ટ પ્રક્રિયાની સચિત્ર સમજતી મુકવામાં આવી છે પોલિસ સંભારણા દિવસ ગૃહ રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે દેશમાં આંતરિક શાંતિ સલામતી અને કાથદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની છે ગાંધીનગર નજીક કરાઇ ખાતે ગુજરાત પોલીસ અકાદમીમાં પોલીસ સંભારણા દિવસ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે આમ જણાવ્યુ હતું તેમણે ઉમેર્યું હતું કે વીર પોલીસ જવાનોના બલિદાનને આવનારી પેઢીઓ સન્માનની લાગણી સાથે વધાવશે ગુજરાતભરમાં પોલિસ સંભારણા દિવસની ઉજવણી જિલ્લા મથક ખાતે કરાઈ હતી અમરેલીના રાજકમલ ચોક ખાતે ફરજ દરમ્યાન વીરગતિ પામેલા પોલિસકર્મીઓને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ જિલ્લા પોલિસ વડાની આગેવાનીમાં યોજાયો હતો

પાર્થરાજસિંહ ગોહિલે દિવંગત પોલિસ કર્મચારીઓને અંજલિ આપી હતી

તેમણે કહ્યું છે કે પોતાનું પરિવાર પોતાની જવાબદારી છે તેવું સમજી દરેકે કોવિડથી બચવા અગમચેતીની સમજદારી દાખવવાની છે

હસમુખ ભાવસારે અનેક નાટકોમાં સફળ ભૂમિકા ભજવી છે દૂરદર્શન પર પ્રસારિત થતી એક ડાળના પંખી મામાનુ ઘર કેટલે જેવી સિરિયલો પણ તેમણે પોતાના અભિનયની અવિસ્મરણીય છાપ છોડી છે દસ્તાવેજી ફિલ્મ ગુજરાતી ફિલ્મ સહિત અભિનયના ક્ષેત્રમાં તેમને સફળ યોગદાન આપ્યુ છે ચરસ પકડાયું કચ્છમાં જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના ચોકીયાત જહાજ દ્વારા કડિયારી બેટ ઉપરથી પાંચ કિલો નશીલા પદાર્થનો જથ્થો પકડાયો છે

આજે બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં અયાનક પલટો આવતા બાબરા રાજુલા અને જાફરાબાદમાં ઝાપટાં પડ્યા છે કપાસ અને મગફળીનો પાક ખેતરમાથી ખળામાં લઈ જવાના સમયે કમોસમી ઝાપટાંથી ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં એકા એક ભારે પવન સાથે વરસાદ આજે શરૂ થતાં કપાસ જુવાર અને મકાઇના ઊભા પાકને નુકસાન થયું હોવાની વાત આદિવાસી ખેડૂતો કરી રહ્યા છે ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર અને સૂત્રપાડા સહિત તાલાળા માધુપુર અને સાસણ વિસ્તારમાં પણ વરસાદ થયાનાં સમાચાર છે

આજે નવદુર્ગાના પાંચમાં સ્વરૂપ એવા સ્કંદ માતાની પૂજા અર્ચના થાયછે આયુર્વેદમાં સ્કં દ માતાની વનસ્પતિ છે અળસી આયુર્વેદાયાર્ય ડૉક્ટર હિતેશ જાનીએ આયુર્વેદમાં પાંચમા નોરતાનું મહત્વ આ રીતે સમજાવ્યું